એસ લક્ષ્મીની નિમણુંક

વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે ભાજપ વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બલીયા બિહારના બક્સર અને સસરામ તેમજ ચંડીગઢમાં આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો

એક માત્ર ભાજપ જ નૂતનપ્રકાશ પાથરી શકશે

વિરોધપક્ષના જાતીવાદ એજન્ડાની તેમણે ટીકા કરી અને આરામ વિના સતત પ્રવૃત્ત રહીને લોકકલ્યાણ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું બલિયાની સભામાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગરીબ લોકોના ઉત્કર્ષ માટે સરકાર કટિબદ્ધ છે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે બંગાળના કોલકતામાં રોડ શો યોજયો હતો કોંગ્રેસના અધ્યક્ષ રાહ઼લ ગાંધી મધ્યપ્રદેશમાં નિમગંજ ઉજ્જૈન અને ખાંડવામાં ચૂંટણી સભા યોજી છે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે હિમાચલ પ્રદેશના સુંદરનગર ખાતે રેલી યોજી જયારે બસપાના માયાવતીએ ઉત્તરપ્રદેશના બલીયામાં જાહેરસભા યોજી હતી શ્રી રાહ઼લ ગાંધીએ જીએસટી અને નોટ રદ કરવાથી અર્થતંત્રને થયેલા નુકસાન અંગે જણાવ્યું અને જો સત્તા પર આવશે તો ખેડૂતો યુવાનો મહિલાઓ અને આમ આદમીને ન્યાય યોજનાનો લાભ અપાશે તેમ પ્રનરૂચ્ચાર કર્ય હોત બહુજન સમાજ પાર્ટીના સુશ્રી માયાવતીએ કહ્યું કે ભાજપ એ ડૂબતું જહાજ છે

નરેન્દ્ર મોદી એપ મારફથે વારાણસીના લોકોને આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ ખૂશી દર્શાવી કે લોકોએ તેમને પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવા છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં વારાણસીનો અદભૂત વિકાસ થયો છે અને આરોગ્ય ક્ષેત્ર કે કૌશલ્ય ક્ષેત્રમાં નમૂનારૂપ કામગીરી થઇ છે

કે સ્ટાલિને ચૂંટણી બાદ ભાજપ સાથે જોડાણના પ્રયત્નો થતા હોવાની બાબતને રદિયો આપ્યો છે ચેન્નાઇમાં બહાર પડાયેલી યાદીમાં તેમમે કહ્યું છે કે તેઓ તેના કરતાં રાજનીતી છોડી દેશે તેમણે તમિલનાડ઼ પ્રદેશ ભાજપના પ્રમૂખ ડોકટર તમિલીસાઇ સુંદરરાજનને આ અંગેના પુરાવાઓ રજૂ કરી સાબિત કરવા પડકાર ફેંકયો છે

આ અગાઉ તૂટીકોરીનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સુંદરરાજને કહ્યું કે તેઓ ડીએમકે સાથે રાજકીય સમજૂતી માટે પ્રયત્નશીલ છે બાદમાં એઆઇએડીએમકેના મંત્રી ડોકટર જયક્કમારે પણ કહ્યું કે મંત્રીપદ મેળવવા માટે ડીએમકે એ ભાજપનો સંપર્ક કર્યો છે

ભાજપની કાર્યકરની પશ્ચિમ બંઘાલ પોલીસે ધરપકડ કરી હતી અદાલતે પ્રિયંકા શર્માને માફી માંગવા અનુરોધ કર્યો અને કહ્યું કે વાણીસ્વાતંત્રયનો મતલબ બીજાના અધિકારનો ભંગ કરાવનો ન હોવો જોઇએ

તેમણે કહ્યું કે વિકસિત દેશોની સરખામણીએ વિકાસશીલ દેશો હજી પાછળ છે તે વાસ્તવિકતા ધ્યાનમાં લેવી જોઇએ વિશ્વ વ્યાપારનો અર્થ જીવન ધોરણમાં વધારો કરવો અને રોજગારીની સુનિશ્ચિતા હોવી એવો છે ગઇરાત્રે ડબ્લ્યુટીઓના મહાનિયામકે રોબર્ટો અઝેવેડોએ જણાવ્યું હતું કે સુધારાની પ્રક્રિયાથી હાલની કટોકટી દૂર થશે આ વ્યવસ્થાને નાબૂદ કરવાથી વાસ્તવિક ઉકેલ નહીં આવે એટલે આ જ વ્યવસ્થામાં રહીને કામ કર્વું પડશે

તેઓ ભારતની છ દિવસની મુલાકાતે આવ્યા છે તેઓ દિલ્હી ઉપરાંત પૂજોની પણ મુલાકાત લેવાના છે અને સરકારી તથા ખાનગી સંસ્થાઓની કામગીરીથી પરિચિત બનશે

મિશનના અધ્યક્ષ મારાઝૂકી દારૂસમેને કહ્યું કે રોહીંગ્યા વસાહતોમાં ગામડાંઓ વેરાન થઇ ગયાં છે અને લઘ્ધમતિ રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહી છે

આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ બદલ કાનૂની કાર્યવાહી માટે આ મિશન રચવામાં આવ્યું હતું

તેમાં અફઘાનિસ્તાનના મુદ્દા સહિત પ્રાદેશિક મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા ભારત ઇરાન સંબંધોને અનુલક્ષીને સંયુક્ત સંકલિત કાર્યયોજના પણ વિચારવામાં આવી હતી ગઇકાલે તેઓ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા છે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ઝરીફે કહ્યું કે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારીના સહયોગ છે અને વિવિધ મુદ્દાઓની ચર્ચાવિચારણા કરવામાં આવે છે વિદેશમંત્રાલયની યાદી અનુસાર આ પ્રકારના સંયુક્ત કાર્યવાહી કાર્ય યોજના માટે અરાન દ્વારા મસલતો કરવામાં આવી છે આ ઉપરાંત ઈરાને રશિયા ચીન તૂર્કમેનીસ્તાન અને ઇરાકને પજ્ઞ આ પ્રયત્નોથી વાકેફ કર્યું છે તે દ્વારા શાંતિપૂર્વક પડતર પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન છે સુશ્રી સ્વરાજે જણાવ્યું કે ઇરાનના ખનીજ તેલ અંગે ચૂંટણી બાદ નિર્ણય કરાશે